નાંણામંત્રી નિર્મલા સિતારામન આજથી અંદાજપત્ર અગાઉની મસલતોનો આરંભ કરશે

આવકવેરા વિભાગે જણાવ્યું છે કે કરદાતાએ આ મહિનાના અંત સુધીમાં પાન

સામેના યુદ્ધમાં ભારતે આજના દિવસે મેળવેલા વિજયની સ્મૃતિમાં વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે

નકસલવાદથી અસરગ્રસ્ત બાગોદર જમુઆ ગીરદીહ દુમરી તથા તુંડી મતવિસ્તારોમાં આજે બપોરના ત્રણ વાગ્યા સુધી મતદાન થશે

યૂંટણી મુક્ત અને ન્યાથી રીતે થાય તે માટે સલામતીની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે બધા જ મતદાન મથકોએ અર્ધલશ્કરી દળના જવાનો ગોઠવવામાં આવ્યા છે આ ઉપરાંત હેલીકોપ્ટરો વ્રારા પણ પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે

તેઓ સંબંધીતો પાસેથી આર્થિક વિકાસને આગળ ધપાવવા માટે મંતવ્યો જાણશે સુશ્રી સીતારામન આગામી પહેલી ફેબ્રુઆરીએ સંસદમાં સામાન્ય અંદાજપત્ર રજુ કરશે તેઓ સ્ટાર્ટઅપ ફિનટેક તથા ડિજીટલ ક્ષેત્રના પ્રતિનિધિઓ તેમજ નાણાંકીય ક્ષેત્ર અને શેરબજારના પ્રતિનિધિઓ સાથે પણ વાતચીત કરશે

પાન નંબરને આધાર સાથે જોડવા કરદાતાએ ઈ ફાઈલીંગ પોર્ટલ ઉપર લોગ ઈન કરવાનું રહેશે

દિલ્ફીના નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયાએ ટ્વિટર ઉપર જણાવ્યું છે કે સંબંધીત વિસ્તારોમાં ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવાયો છે

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સંબંધીત વિદ્યાર્થીઓને મુક્ત કરવામાં આવ્યા છે

જોકે નાગરિકત્વ સુધારા ધારાના વિરોધમાં ગઈકાલે પણ વિવિધ સ્થળોએ શાંતિપૂર્ણ દેખાવો થયા હતા પરિસ્થિતિમાં સુધારો થતાં ગુવાહાટી અને દિબુગઢમાં દિવસ દરમ્યાનના કરફ્યુમાં મુક્તિ આપવામાં આવી હતી મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે જણાવ્યું છે કે લોકતાંત્રિક વિરોધના નામે હિંસા કરનાર અસામાજીક તત્વો સામે સરકાર કડક પગલાં લેશે તેમણે દોહરાવ્યું હતું કે રાજ્ય સરકાર આસામમના નાગરિકોના હિતોનું રક્ષણ કરવા કટીબદ્વ છે દરમિયાન ભાજપના સાથી પક્ષ આસામ ગણપરિષદે નાગરિકત્વ સુધારા ધારાનો આસામમાં ખાસ કરીને બ્રહ્મપુત્રા ખીણ વિસ્તારમાં અમલ નહીં કરવાની માંગણી કરી છે આસામ ગણપરિષદના નેતાઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા અને તેમણે આ અંગે રજુઆત કરી હતી દરમિયાન મેઘાલયમાં જીવન ધીમે ધીમે પૂર્વવત થઈ રહ્યું છે

સંબંધીત વિસ્તારમાં કોઈ અનિચ્છનિય બનાવ બન્યો નથી

ગઈકાલે કોલકાતામાં રાજભવન ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે રાજકીય પક્ષોને પણ સંથમ જાળવવાની અપીલ કરી હતી

અમારા કોલકાતાના સંવાદદાતા જણાવે છે કે મુર્શીદાબાદ બિરભુમ દક્ષિણ ચોવીસ પરગણા અને બુર્દવાન જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાંથી હિંસાના સમાચારો મબ્યા છે રેલવેએ સ્થાનિક અને લાંબા અંતરની કેટલીક ટ્રેનો રદ કરી છે અથવા તેના સમયમાં ફેરફારો થયા છે દરમિયાન રાજ્ય વહિવટી તંત્રે ઘણા વિસ્તારોમાં માર્ગોમાં અવરોધ ઉભા કરવાના અને તોફાનોના બનાવો બનતાં છ જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી છે

પાકિસ્તાન સાથેના યુદ્ધમાં પ્રાણનું બલિદાન આપનાર શહિદ વીરોને આજે અંજલી અપાશે પાકિસ્તાની સેનાના વડા એ એ

આ યુદ્ધ પુરૂ થતાં અગાઉનું પૂર્વ પાકિસ્તાન બાંગ્લાદેશ તરીકે નવો દેશ બન્યો હતો

તેમણે કહ્યું કે ઈનોવેશન અર્થાત નવકલ્પના વગર કોઈપણ દેશનો વિકાસ થઈ શકતો નથી શ્રી પ્રધાને કહ્યું કે ભારત પાસે પડકારોનો સામનો કરવા પુરતી બૌદ્ધિક ક્ષમતા છે

આ કાર્યક્રમમાં શ્રોતાઓ અમારા સ્ટુડિયોમાં ઉપસ્થિત નિષ્ણાતોને પ્રશ્નો પુછી શકશે

અગ્યત્યની જાહેરાત પુરી થઈ

તેમને મેન ઓફ ધી મેય પુરસ્કારથી સન્માનીત કરાયા છે

વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને ભારતને પહેલા બેટીંગ કરવાનું આમંત્રણ આપ્યું

બીજી વન ડે વિશાખાપદ્દનમમાં બુધવારે રમાશે

તેઓ નાગપુરમાં પત્રકારો સાથે મહારાષ્ટ્ર વિધાનસભાના શિયાળુ સત્રના આરંભ પહેલા બોલી રહ્યા હતા તેમણે કેન્દ્ર સરકાર સામે વાસ્તવિક મુદ્દાથી લોકોનું ધ્યાન બીજે દોરવાનો આક્ષેપ કર્યો હતો